મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ખાનગી કંપની સાથે સમજૂતી કરાર થયા ત વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસને આંતરરાષ્રીખ્યક્ષેત્રે ચિંતા ઉપજાવતા આપાતકાલીન તરીકે જાહેર કર્યો ગુજરાતમાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

રેડિયો કિસાન દિવસની આજે શાનદાર ઉજવણી કરાઇ ગોધરા ખાતેના આકાશવાણીમાં કૃષિ તજજ્ઞોએ અનુભવોની આપ લે કરી

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વારે પાવરની સાથે સમજૂતી કરાર સંપન્ન થયા હતા આ પ્લાન્ટથી બે હજાર યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે

ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ અને મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ

દાસ વારે ગ્રુપના ચેરમેન હિતેશ દોશીએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા

આ ખાનગી કંપની દ્વારા દેશમાં સૌથી મોટો બે ગીગાવોટની ક્ષમતાનો સોલાર પીવી મોડ્યુલ મેન્યુ ફેક્ચરીંગ સુરત અને ઉમરગામમાં કાર્યરત છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે શક્ય તમામ મદદ કરવાનો વિશ્વાસ આપ્યો હતો કોરોના વાયરસ વલસાડ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસને પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન જાહેર કર્યો છે રાજ્યમાં કોરોના વાયરસ અસરગ્રસ્ત એવા ચીનના વુહાન હુબઇ પ્રાંતમાંથી ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તેમજ વેપારીઓ પરત આવી રહ્યા છે કોરોના વાયરસ રોગ નિયંત્રણ અંગેનો એક સેમીનાર યોજાયો હતો આ સેમીનારમાં નિષ્ણાત તબીબોએ તેમના વિયારો વ્યક્ત કર્યા હતા અને રોગને નિયંત્રણમાં લેવા સૂચનો કર્યા હતા દરમ્યાન સત્તાવાળાઓએ જણાવ્યું છે કે હાલમાં ગુજરાતમાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણીય કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતિ સીએમએસ ની તેરમી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ સીઓપીના આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનાર ઉદ્દઘાટન સમારંભમાં શ્રી જાવડેકર ઉપસ્થિત રહેશે આ ઉપરાંત કોન્ફરન્સ અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમો જેવા કે સ્ટેકહોલ્ડર સંવાદ ઉચ્યસ્તરની સેગમેન્ટ બેઠક તથા ચેમ્પિયન નાઇટ એવોર્ડ સમારંભમાં પણ શ્રી જાવડેકર ભાગ લેશે

આ હેતુથી તેઓને પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવો અથવા પ્રાયોગિક અને લેખિત પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવો જેવી છુટ અપાશે

આ ઉપરાંત કચ્છમાં પણ મોટી માત્રામાં પક્ષી નોંધાયા છે

જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે

વનવિભાગ દ્વારા હાથ ધરાયેલા પ્લાસ્ટિકના કચરાની સફાઇ અને વન્ય જીવ વ્યવસ્થાપનના ભાગરૂપે હાથ ધરાયેલ અભિયાનના સકારાત્મક પરિણામો મબ્યા છે વનવિભાગ દ્વારા સૌ પ્રથમવાર કચ્છના મોટા અને નાના રણમાં પક્ષીવિદોની મદદથી પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી

દરમ્યાન વનખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કાંઠાના ગામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે નળસરોવર ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે આ ઉપરાંત સરકાર દ્વારા નળસરોવર અને થોળ બર્ડ સેન્ચ્યુરી કન્વર્ઝેશન સોસાયટીની પણ રચના કરાઇ છે રેડિયો કિસાન દિવસ આજે રેડિયો કિસાન દિવસની ઉજવણી કરીને ક઼ષિ અંગેની માહિતીનો પ્રસાર કરાઇ રહ્યો છે ગોધરા ખાતેના આકાશવાણીમાં કૃષિ તજજ્ઞોને બોલાવાયા હતા અને તેઓએ તેમના અનુભવોની આપ લે કરી હતી ખેડૂતોએ યોજનાઓનો ઉપયોગ કરીને કથા પરિવર્તનો અને ગુણાત્મક સુધારાઓ હાંસલ કર્યા છે તે અંગેની ચર્ચા વિચારણા કરાઇ હતી કાર્યક્રમના વિભાગીય વડા મૌલીન મુન્શીએ આ કાર્યક્રમ આયોજન કર્યું હતું

ભારતના દરેક રાજ્યની પોતાની એક ઓળખ છે ભારતીય નાગરિકોને દેશના અલગ અલગ રાજયોની આ વિવિધતા અંગે માહિતગાર કરવા એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન હાથ ધરાયું છે જેમાં ગુજરાતનું સાથી રાજ્ય છે છત્તીસગઢ ખાણ ઉદ્યોગ એ છત્તીસગઢની ઓળખ છે છત્તીસગઢના ઉદ્યોગ વિશે આકાશવાણી સાથે વાત કરે છે છત્તીસગઢના રાયપુરના રહીવાસી સત્રજીત સેન

કર્મા ફાઉન્ડેશન દ્વારા રાજ્યકક્ષાના નિબંધ સ્પર્ધામાં વરિષ્ઠ નાગરિક જૂથમાં ડાંગ જિલ્લાના કાંતાબેન પટેલ પ્રથમ નંબરે આવ્યા છે મારું બચપણ અને વાતો રમતો વિષય અંગે નિબંધ યોજાયો હતો શ્રીમતી પટેલ પ્રથમ ક્રમાંકે આવતાં જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળે છે આશા સંમેલન રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આશા કાર્યકરોનું સંમેલન યોજાયું હતું સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા આશા કાર્યક્રરોના સંમેલનમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલે જણાવ્યું કે બાળક દેશનું ભવિષ્ય છે માતા તંદુરસ્ત હશે તો બાળક તંદુરસ્તી રહેશે આશા બહેનો બાળકની તંદુરસ્તી માટેના સ્વાસ્થ્યની પુરતી તકેદારી અને સારસંભાળ રાખે છે ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આહવા ખાતે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી બીબીબેન યૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આશા સંમેલનમાં જિલ્લાના તમામ તાલુકામાંથી સંસ્થાકીય સુવાવડ સંપૂર્ણ રસીકરણ કુટુંબ નિયોજન સગર્ભાની બહેનોની નોંધણી વગેરેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોનું પ્રોત્સાહક ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે મોડાસા ખાતે યોજાયેલા આશા સંમેલનમાં આરોગ્ય વિષયક કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું